પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાશે રાજ્યના વેપાર ઉદ્યોગ મંડળોએ પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રનું ધ્યેય હાંસલ કરવા રાજ્ય સરકારને સહયોગ આપવાની ખાતરી આપી ગુજરાત કાયું દ્રધ પૂરૂં પાડનાર પશુપાલકોને ઓળખપત્ર આપતું દેશનું પહેલું રાજ્ય બન્યું રાજયમાં ઠંડીનો યમકારો યથાવત આઠ શહેરોમાં લધુત્તમ તાપમાન

બેડમીન્ટન સ્પર્ધામાં સીંગલ્સનો ખીતાબ જીતી લીધો

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ શ્રી મહેશ જોષી જણાવ્યું છે કે વીજાણુ મતદાન યંત્રોથી ચૂંટણી થયેલ હોવાથી બપોર સુધીમાં પરિણામો જાહેર થશે

આજે યોજાનારા મતગણતરી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે

ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ગઇકાલથી જ આદર્શ આયારસંહિતા અમલમાં મુકવામાં આવી છે

તેવી ખાતરી રાજ્યના ઉદ્યોગોએ રાજ્ય સરકારને આપી છાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત વેપારી મહામંડળના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓની ઉચ્ય સ્તરીય બેઠક યોજાઇ હતી

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે રાજ્યની આગામી ઉદ્યોગ નીતીના ઘડતરમાં વેપાર ઉદ્યોગમંડળના સૂચનો અને રાજ્યોની પોલીસીઝના સર્વગ્રાહી પાસાઓ ધ્યાને લેવાશે

નાગરીકોને ગુણવત્તાયુક્ત દૂધ મળી રહે તે માટે રાજ્યમાં વેરીફાઈડ મિલ્ક વેન્ડર્સ સ્કિમનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આ યોજના અંતર્ગત ખાદ્ય વેપાર સાથે સંકળાયેલા લોકો જાતે જ સ્વચ્છતા અને સફાઇનું મુલ્યાંકન કરી શકશે

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં પણ લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો

ધુમ્મસ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદની વિમાન સેવાને અસર થઇ રહી છે

રાજ્ય એસ ટી નિગમ ઝડપી ડિજીટાઇલેશનના માર્ગે છે

ટી નિગમે ગયા મહિને ઓનલાઇન ટિકીટ બુકીંગ માટે નવી એપ્લીકેશન શરૂ કરી હતી

જેના થકી એસ ટી

ટી નિગમ દ્વારા એક્સપ્રેસ વોલ્વો બસના રિયલ ટાઇમ ઇન્સ્પેક્શન માટે અત્યાધુનિક એપ વિકસાવાઇ છે જે દ્વારા યાત્રી સુવિધામાં ખામીનો ફોટો લઇ અપલોડ કરતા જ બસ ઓપરેટર કંટ્રોલ સેન્ટરને તેની જાણ થાય છે

નવું વર્ષ રાજ્યભરમાં આજે નવા વર્ષનું ધામધુમથી સ્વાગત કરાશે

રાજ્યના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની વધામણી કરવા એકઠા થયા છે સોમનાથ દ્વારકા સાસણગીર દીવ સહિતના પ્રવાસન સ્થળો બે નવા વર્ષની વધામણી માટે માનવ મેદની ઉમટી રહી છે રાજ્યના અનેક શહેરોમાં પણ લોકો રાત્રે બાર વાગે એકઠા થઇ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કરશે દરમિયાન નવા વર્ષની ઉજવણી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને દારૂબંધીના પાલન માટે પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત કરાયા છે સુરત ખાતે રોમિયો સ્કોડ તૈનાત કરાશે અને બ્રેથ એનમાઇઝર મશીનથી વાહન ચાલકોની તપાસ કરાશે

કાંકરિયા કાર્મિવલમાં છેલ્લા દિવસોમાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો સહેલાણીઓએ અટલ એક્સપ્રેસ પ્રાણી સંગ્રહાલય અને બોટીંગની મજા માણી હતી

ફલેમીંગો અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ દરિયાકાંઠે પેલીકન ફલેમીંગો પક્ષીઓના ઝુંડ ઉતરી આવ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે દર વર્ષે શિયાલામાં હજારો પ્રવાસી પક્ષીઓના ઝુંડ રાજુલા જાફરાબાદ દરિયાકાંઠા સહિત જિલ્લાના અનેક ડેમ અને તળાવોમાં ઉતરી આવે છે હંફાળું વાતાવરણ અને માછલીઓને ભરપુર ખોરાક મળી રહેતા ત્રણેક મહિના સુધી આ પ્રવાસી પક્ષીઓ રાજ્યની મહેમાનગતિ માણે છે આ પ્રવાસી પક્ષીઓના કલશોરથી ગુંજી રહેલો દરિયાકાંઠો હાલ સફેદ ગુલાબી રંગથી શોભી રહ્યો છે

ના સહયોગથી મહીસાગર જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓમાં જિલ્લાના ઉમેદવારો માટે સુરક્ષા જવાન સુરક્ષા સુપરવાઇઝરની ભરતી યોજાઇ

દ્વારા કાયમી નિમણુક આપવામાં આવશે